જનતા કરર્ફયુમાં લોકોએ આવકાર આપ્યો તેની પ્રશંસા કરી

કેન્દ્રીય જાહેર સેવા પંચે સીવીલ સર્વીસીસ સેવાઓના બાકી ઇન્ટરવ્યુ મુલત્વી રાખ્યા છે

ગુરૂવારે રાત્રે કોરોના વાયરસ સંદર્ભે માં જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે અત્યંત જરૂરી ના હોય ત્યા સુધી ઘરની બહાર ના નીકળે તેમણે કહ્યું કે સાંઇઠ વર્ષથી વધુના નાગરીકોએ આવનારા થોડા સપ્તાહ સુધી તેમના ઘરમાં જ રહેવુ જોઇએ

જેમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલા સિવાય કોઇ ઘરની બહાર ના જાય તેમણે કહ્યું કે લોકોની આવી ચળવળ અને તેમાંથી મળેલા અનુભવી આપણને આગળના પડકારો માટે તૈયાર કરશે

હોસ્પિટલો પરના ભારણ તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ લોકોને આ સમય દરમિયાન રુટીન ચેકઅપ ટાળવા અપીલ કરી અને શકય હોય તો સર્જરીની તારીખ લંબાવી દેવા કહ્યું તેમણે બધાને માનવતા દાખવવા અને તેમના ઘરોમાં કામ કરનારા મદદનીશ સ્ટાફ ડ્રાઇવરો અને બાગ કામદારોના વેતનમાં કાપ ના મુકવા કહ્યું તેમણે લોકોને ગભરાટમાં વધુ ખરીદી નહી કરવા અપીલ કરી અને ભારપુર્વક કહ્યું કે દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓનો પુરતો જથ્થો છે

રેલવે બોર્ડના એક આદેશમાં કહેવાયું છે કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ રવિવારે સવારે ચાર વાગ્યાથી બંધ થઈ જશે બધી જ ઉપનગરીય ટ્રેન સેવાઓને ઘટાડીને ઓછી કરી દેવાઈ છે રવિવારે સવારે સાત વાગ્યા પહેલા ચાલનારી પેસેન્જર દ્રેન સેવાઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા દેવાશે આદેશમાં તમામ ડિવિઝનોને ખાલી ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવાનો આદેશ અપાયો છે

આ સપ્તાહમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં લઇને તબીબી પરિષદે આ નિર્ણય લીધો છે

શ્રી પાસવાને કહ્યું કે જીવન જરૂરીયાતની વસ્તુઓના અધિનિયમ હેઠળ ફેસ માસ્કના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કાપડ ઉપર કોઇ વધારાનો ચાર્જ લઇ શકાશે નહી

ભાજપના વરિષ્ઠ નેતાઓએ વિધાનસભામાં ધારાસભ્યો તથા પક્ષના નેતાઓ સાથે ગઇકાલે બેઠક કરી હતી સર્વોચ્ય અદાલતે ફલો ટેસ્ટ માટેનો આદેશ કરતાં ટેસ્ટ પહેલા કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ હતું રાજયપાલે તેમના રાજીનામાનો સ્વિકાર કરી તેમને કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવવા જણાવ્યું હતું

પ્રજાપતિ એ વિધાનસભા ગૃહને અનિશ્ચિત કાળ સુધી કામકાજ મુલત્વી રાખ્યું હતું

ઇટાલીમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા આ ફલાઇટ આજે બપોરે અઢી વાગે ઉપડશે

ઇન્ટરવ્યૂની નવી તારીખો ઉમેદવારોને પછી જણાવવામાં આવશે

સંસ્કૃતિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ વાત કહી હતી આંકડા મુજબ મહત્તમ સંખ્યામાં સોળ મૂર્તિઓને તમિલનાડુમાં પરત લાવવામાં આવી હતી તેમાંથી નવને અમેરિકાથી અને યારને ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવી હતી

નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી આર

માલદિવ્સમાં છેલ્લા સપ્તાહ સુધીમાં તેર કેસો થયા છે તેની સત્તાવાળાઓએ પુષ્ટી કરી છે અને કોઇ નવો તાજો કેસ થયો નથી તેર કેસોમાંથી બે માં દર્દી સંપુર્ણ રીતે સાજા થઇ ગયા છે અને બાકીનાની હોસ્પિટલમાં સારવાર યાલી રહી છે

પરંતુ આંતરીક રીતે ફેલેલા કોઇ કેસ નથી ચીનમાં વધુ સાત લોકોના મોત થયા છે વુહાનમાં કોરોના વાયરસના નવા કેસ મળ્યા નથી જયાંથી આ રોગયાળો શરૂ થયો હતો એવુ માનવામાં આવે છે

ગઇકાલે એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું કે શી જીનપીંગ એક મિત્ર છે અને કહ્યું કે તેઓ પણ અમેરીકાનું સન્માન કરે છે અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીયોએ આ જ પત્રકાર પરિષદમાં કહ્યું કે ચીન દ્વારા કોરોના અંગે માહિતી મોડી આપવાના કારણે દુનિયાભરના લોકો માટે ખતરો ઉભો થયો છે